પ્રાદેશિક સમાયાર શિવાંગી ભદ્દ વાંચે છે

રાજ્ય સરકારે લોકડાઉનને ધ્યાનમાં લઈને રાજ્યમાં વીજગ્રાહકો માટે મહત્વના નિર્ણયો લીધા છે

ભારતીય તબીબી સંશોધન પરિષદે કોરોનાના દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવા અંગે નવા દિશા નિર્દેશો જારી કર્યા છે એઈમ્સના નિયામક ડોક્ટર રણદિપ ગુલેરિયાએ ગુજરાત સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા કરાયેલા પ્રયાસોને બિરદાવ્યા છે

એવી જ રીતે રાજ્યના નાના વેપારીઓ દુકાનદારી તથા નાના ઉદ્યોગોને એપ્રિલના વીજ બિલ સાથે ફિક્સ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે આ ઉપરાંત લોકડાઉનના કારણે ખાનગી હોસ્પિટલો મોટાભાગે બંધ છે

આ પહેલા આ શ્રમિક પરિવારોના આરોગ્યની ચકાસણી કરવામાંઆવી હતી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના અન્ય વિસ્તારોમાં રહેલા પરપ્રાંતિથ શ્રમિકોને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન સુધી આવવા માટે એસ ટી ની બસો મૂકવામાં આવી હતી તમામ શ્રમિકોને માસ્ક આપીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાવહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી તંત્ર દ્વારા તેમને માટે ફડ પેકેટ અને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી

આ પહેલા તેમની આરોગ્ય તપાસ કરી અન્ય વ્યવસ્થા કરાઈ હતી

તંત્ર દ્રારા જરૂરી મંજુરી મેળવ્યા બાદ પરપ્રાંતિઓને તેમનાવતન મોકલવામાં આવશે